ઓછા સમયમાં સૌથી વધુ ઝડપે સિઘ્ઘિ હાંસલ કરનારા દેશોમાંથી ભારત એક છે

મંત્રાલયે એમ પણ જણાવ્યું કે ઘણાં દેશોને મેડ ઇન ઇન્ડિયા રસી અનુદાન સહાયતા અને કોવેક્સ સુવિધા એમ બંન્ને રીતે મોકલાઇ છે

રાષ્ર પતિ આજે ઉત્તરપ્રદેશના સોનભદ્ર જીલ્લામાં આયોજીત વનવાસી સમાગમ આદિજાતિ સંમેલનમાં મુખ્ય અતિથી પદેથી સંબોધન કરી રહ્યા હતા સર્વસમાવેશક વિકાસની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે જેમ ભગવાન રામ આદિવાસીઓની મદદથી જીત્યા હતા તેવી રીતે દેશે હવે વિકાસના પથ પર આદિજાતિ સમુદાયને સાથે લઇને ચાલવાની જરૂર છે તેમણે આદિવાસીઓ વચ્ચે કામ કરતી શિક્ષણ સંસ્થાઓને પૂજ્ય ગણાવી અને આદિવાસી સંસ્કૃતિની વિશાળતા અને અન્નન્યપણાની પ્રશંસા કરી આ પ્રસંગે રાષ્ટ્રવપતિએ સેવા કુંજ આશ્રમના નવનિર્મિત મકાનનું ઉદઘાટન કર્યું ચૂંટણી તૈયારી પશ્ચિમ બંગાળ આસામ તામિલનાડુ કેરળ અને પુફ્યેરી વિધાનસભાની યૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં યાલી રહી છે આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ચકાસણીનું કાર્ય પૂરું થયું છે

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતગણતરી બીજી મેના રોજ યોજાશે

કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો અને સાંસદ લોકેટ ચેટર્જી તથા સ્વપન દાસગુપ્તાના નામ ભાજપના ઉમેદવારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે શ્રી સુપ્રિયો ટોલીગંજથી અને લોકેટ ચેટર્જી યુનયુરા બેઠકથી યૂંટણી લડશે જ્યારે સ્વપન દાસગુપ્તા તારકેશ્વરથી ઉમેદવાર રહેશે

મેટ્રોમેન તરીકે ઓળખાતા ઇ શ્રીધરન પાલક્કડથી ચૂંટણી લડશે પૂર્વ કેરળ પ્રદેશ અધ્યક્ષ કે રાજશેખરન નેમોમ મતક્ષેત્રથી ચૂંટણી લડશે તો ભાજપના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રન બે મતક્ષેત્રોથી ઉમેદવારી કરશે પૂર્વ કેન્દ્રિય મંત્રી કે

અલ્ફોન્સ કંજીરાપલ્લીથી ઉમેદવાર રહેશે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડોકટર એલ મુરુગન ધારાપુરમથી યૂંટણી લડશે પક્ષના વરિષ્ઠ નેતા એચ રાજા કારૈક્કુડી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે અભિનયમાંથી રાજકારણમાં આવેલી ખુશ્બુ સુંદર તામિલનાડુમાં થાઉઝન્ડ લાઇટ્સથી ચૂંટણી લડશે

આસામના મંત્રી ચંદ્રમોહન પટવારી પોતાના જૂના મતક્ષેત્ર ધરમુરથી ચૂંટણી લડશે

હોસ્પિટલ લઇ જવાયા હતા

રેલ્વે મંત્રાલયે જણાવ્યું છે કે રેલ્વેની પાર્સલ સેવા દેશભરના ઘણાં સ્ટેશનો પર ઓછા માલની હેરફેર માટે સુવિધા પૂરી પાડવા તૈયાર છે નાના ઉદ્યોગો અને વેપારીઓ વિશ્વાસપાત્ર ઝડપી અને પોસાય તેવી આ સુવિધાનો તેમના વેપાર માટે ઉપયોગ કરતા આવ્યા છે

નવી સુવિધાયુક્ત પ્રણાલીમાં દરેક પાર્સલ પર બારકોડ લગાવાશે જેથી જીપીઆરએસ નેટવર્ક દ્વારા પાર્સલના સ્થળની માહિતી મળી શકશે

આ અગાઉ ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ પસંદ કરી હતી

પાંચેપાંચ ટવેન્ટી ટવેન્ટી મેચ આ જ મેદાન પર રમાવાની હોવાથી આજની મેચ ભારત માટે મહત્વની છે પહેલી મેચમાં ભારતનો પરાજય થયો હતો

આજે લખનઉમાં રમાયેલી યોથી એક દિવસીય મેચમાં દક્ષિણ આફિકાએ ભારતેન સાત વિકેટે હાર આપી હતી એ અગાઉ દક્ષિણ આફિકાના સુકાનીએ ટોસ જીતીને ભારતને પહેલાં બેટીંગ કરવા કહ્યું હતું